ભાજપ પ્રમુખ શ્રી અમિત શાહના રોડ શો નું આજે સાંજે કલોલથી આયોજન થયું છે કોંગ્રેસ પ્રમુખ શ્રી રાહુલ ગાંધી આવતીકાલે અમરેલીમાં જાહેરસભા સંબોધવાના છે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બે દિવસ બાદ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના બીજા ચરણમાં ગુજરાત આવવાના છે આ દરમિયાન મુખ્યમંત્રી અને ભાજપ નેતા શ્રી વિજય રૂપાણીએ મેઘરજ તથા રાજકોટમાં આજે ચૂંટણી જાહેરસાભા સંબોધી હતી પ્રાસંગિક પ્રવચનમાં શ્રી રૂપાણીએ કહ્યું કે રાષ્ટ્રીહીત અને દેશદાઝ જાળવીને યુવાનોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા જોઈએ અને તે દ્વારા રાષ્ટ્ર વિરોધી તત્વોને જાકારો આપવા તેમણે હાકલ કરી હતી રાજકોટમાં યોજાયેલા યુવા સંમેલનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તથા એન

મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી પગલાંઓની માહિતી આપી હતી

મેઘરાજ ખાતેના કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીની હાજરીમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ મંત્રી કન્ડ્સિંહ ઠાકોર અને અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા

સાંજે કલોલ ખાતે આવેલી ડોકટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને રોડ શો નો આરંભ થયો છે તે ગાંધીનગર હનુમાન મંદિર ખાતે પૂર્ણ થશે

અમિત શાહની રેલીના પગલે સલામતિ બંદોબસ્ત પણ વધુ કડક ગોઠવવામાં આવ્યો છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસના અમરેલી ભાવનગર અને જૂનાગઢના ઉમેદવારો અનુક્રમે પરેશ ધાનાણી મનહર પટેલ અને પૂંજાભાઈ વંશના ચૂંટણી પ્રચાર માટે આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે તેઓ આવતીકાલે અમરેલીના રાજુલાના આસરાણા ચોકડીએ સભાને સંબોધન કરશે જેમાં ત્રણેય જિલ્લાની જનમેદની એકત્ર થશે તથા કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે

અંધકાર અને ખરબચડી દરિયાઈ સપાટી હોવા છતાં બધા આઠ કર્મચારીઓ સલામત રીતે બચાવી લેવાયા હતા જે સવારે સાત વાગે પોરબંદર પરત ફર્યા હતા

પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાભરમાં બાબાસાહેબ આબંડેકરની જન્મ જયંતિની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાટણ શહેરના બગવાડા દરવાજા સ્થિત બાબાસાહેબની પ્રતિમા ખાતે શહેરીજનો રાજકીય અને સામાજિક આગેવાનોએ પુષ્પાજલિ અર્પણ કરી હતી તથા આજે રાત્રે મોટીસર ચોકમાં ગીત સંગીત અને ભીમ ભજનના કાર્યક્રમો યોજાયા છે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં નગરપાલિકા કોમ્યુનિટિ હોલ ખાતે બાબાસાહેબના જીવન ચરિત્ર અંગે પ્રદર્શની યોજી તેમના જીવન અંગે લોકોને જાણકારી આપવામાં આવી હતી સમગ્ર શહેરમાં રેલી કાઢવામાં આવી હતી

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ખેડા આણંદ જિલ્લાના ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાનના સંયૂક્ત ઉપક્રમે ડોક્ટર આંબેડકર સંપર્ક યાત્રા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નારથી શરૂ થઈ હતી અને ખેડા જિલ્લાના વસોના કરોલી ગામે સમાપ્ત થઈ હતી માર્ગમાં ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરાયું હતું અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે ડાંગ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ અમદાવાદ પશ્ચિમ લોકસભામાં આવેલા સારંગપુર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને આંબેડકર જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેઓ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં ભાજપાના ઉમેદવાર ડો કિરીટભાઈ સોલંકીના સમર્થનમાં લોકસંપર્ક કાર્યક્રમમાં પણ જોડાયા હતા શ્રી ફડણવીસજીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને ગુજરાતનો નાતો મોટાભાઈ અને નાનાભાઇ જેવો છે એટલે મને નાનાભાઇની પ્રગતિ જોઈને બેહદ ખ્રશી થાય છે

આજે શીરડી સાંઈ બાબાના પ્રાગટ્ય દિનની પણ ઉજવણી થઈ રહી છે પાટણમાં છીન્દીયા દરવાજા ખાતે આવેલા રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં ભગવાન રામ સીતા અને લક્ષ્મણજીને રથમાં બીરાજમાન કરી તેમની આરતી કરવામાં આવી હતી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા સાંઈ મંદિર ખાતે એકસો એકવીસ કિલોની કેક કાપીને રામનવમી જન્મોત્સવ ઉજવાયો હતો સાથે જ સાંઈ મંદિર પાટોત્સવ પૂજન અને શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પતંજલિ યોગ પીઠ હરિદ્વાર અને પતંજલિ ભારત સ્વાભિમાન ટ્રસ્ટ નર્મદા દ્વારા વૈદિક યજ્ઞનું આયોજન કરાયું હતું

પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું

એસ

અમદાવાદ અગ્નિશામક દળના અધિક મુખ્ય ફાયર ઓફિસર શ્રી રાજેશ ભટ્ટે આ દિવસે નિમિત્તે વધુ વિગતો આપી હતી